ચાંદીની ખરીદી માટે શુકનવંતી મનાય છે ધનતેરસએ સોનારતી ખરીદી કરી હતીઉપરાંત વાહનો ની ખરીદી થતી જોવા મળી હતી

ભુજની કલેકટર કચેરીના કોન્ફરન્સ ફોલ ખાતે યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમનાગરાજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓપન હાઉસના કાર્યક્રમના માધ્યમથી અરજદારોના કામોનો સરળતાસાથે પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો રાજય સરકારનો અભિગમ રહેલો હોવાનું જણાવી સરકારની વિવિધ યોજના વિશે પ્રકાશ પાડ્યો હતો

નેહલ ઠક્કર દિલીપ પરીખ અવસાન ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી દિલીપ પરીખનું આજે અમદાવાદમાં અવસાન થયું છે તેઓ ઘણાં સમયથી માંદગી હેઠળ સારવાર લઇ રહ્યા હતાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના શ્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં તેઓ સરકારમાં જોડાયા હતા અને લગભગી છે મહિના માટે મુખ્યમંત્રી તરીકે પણ રહ્યાં હતા આ અગાઉ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી

ડબલ્યુ ડબલ્યુ ન્યુઝ ઓન એર ડોટ કોમ પરથી પ્રસારણ કરાશે

રેતીનો માણસ માટે બીજું પારિતોષિક જાહેર થયું છે

પુરસ્કાર માટે પાંચ ફજાર રૂપિયા તથા પ્રમાણપત્ર એનાયત થાય છે નેહલ ઠક્કર વાવાઝોડું સક્રિય અરબી સમુદ્રમાં કવાર વાવાઝોડું સક્રિય થયું છે

વાવાઝોડાની ચેતવણી ને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નેહલ ઠક્કર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠ્ઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમયોગીઓ જેવા કે ફેરીયાઓ રીક્ષાચાલકો બાંધકામ શ્રમયોગીઓ કચરો વિણનાર બીડી કામદારો ખેત શ્રમિકો ડ્રાઇવર દરજી મોચી ધરેલુ કામદારો સ્વરોજગારી મેળવતા શ્રમયોગીઓ વગેરેને વૃધ્ધાવસ્થામાં પેન્શનનો લાભ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલમાં મ્રકાઈ છે